પ્રધાનમંત્રી શપથ સમારોહ્ ગઈ કાલે એનડીએના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે બીજા કાર્યકાળ માટે હોદો અને ગુપ્તતા જાળવવા અંગે શપથ ગ્રહ્ણ કર્યા રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં આયોજીત શપથવિધીમાં શ્રી મોદી ઉપરાંત મંત્રીમંડળના સભ્યોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા જેમાં દેશ વિદેશના હજારોની સંખ્યમાં અતિથિ ઉપસ્થિત રહ્યા હતા

શપથ લેનાર મંત્રીઓ ટુંક સમયમાં જ પોતાનો કાર્યભાર સંભાળી કાર્યવાફી શરૂ કરશે આરતી ભદ્દ કોરીક્રીક શંકાસ્પદ બોટ અરબી સમુદ્રમાં કચ્છ તરફના દરિયાઈ વિસ્તારમાં કોરીક્રીક તરીકે ઓળખાતી ખાડી પાસેથી શંકાસ્પદ એવા પાંચ પેકેટ પકડાયા છે જેમાં માદક દ્રવ્ય હોવાનું સુરક્ષા એજન્સીઓ માને છે

એસ એફ તથા પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન હાથ લાગેલા આ ડ્રગ્ઝ ભરેલા પેકેટ પાકિસ્તાની બોટ અલ મીદનામાંથી દરિયામાં પધરાવાયેલા જથ્થા પૈકીના હોવાનું મનાય છે કચ્છના દરિયાકાંઠે ચાર દિવસથી સતત તપાસ ચાલી રહી છે જેમાં બીજી વખત સફળતા મળી છે

કચ્છ સરહદના અન્ય એક સમાચાર એવા છે કે હરામીનાળા તરીકે જાણીતી ખાડીમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરને બોટ સાથે ઝડપવામાં બીએસએફને સફળતા મળી છે

ઓ રાજય સફિત જિલ્લાની આર ટી

ટી ઓ કચેરીમાં વાફનની માલિકી અને સરનામું બદલવાના કિસ્સામાં નો ડ્યુ સર્ટીફિકેટની માંગણી નહી થાય કચ્છ સહિત રાજયની તમામ આર ટી ઓને આ સુચનાનું પાલન કરવાની ગાંધીનગર વાફન વ્યવફાર કમિશ્નર તરફથી આદેશ કરવામાં આવ્યો છે

વાફનોના બાકી રહેતા મેમાની વિગત ઈ ચલણ સોફ્ટવેરમાં ઉપલબ્ધ છે જેથી વાહનોનું ઓનલાઈન વેરીફિકેશન સરળતાથી કરી શકાય છે

રાજ્ય ટ્રાફિક બ્રાન્ચના અધિક્ષક ભગીરથભાઈ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં થતાં માર્ગ અકસ્માતોમાં મોટાભાગે ઓવર સ્પીડ કારણભૂત હોય છે ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા અમેરિકામાં બનેલી સ્પીડ ગન ખરીદવામાં આવશે

બાકીની સ્પીડ ગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે

આરતી ભદ્દ પ્રવાસી શિક્ષકો જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજુર શિક્ષકોની જગ્યા ખાલી છે

સુત્રોના જણાવ્યા પ્રમાણે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં મંજુર મહેકમ પ્રમાણે ભરતી ન થઈ ફોય ત્યાં બાળકોના શિક્ષણકાર્ય પર વિપરીત અસર ન થાય તે માટે તાસદીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમાં મુકાઈ હતી આ યોજના અંતર્ગત શિક્ષણ વિભાગ દ્રારા તાસદીઠ માનદ વેતનથી કાર્ય કરવાની યોજનાને વધુ આગામી માર્ચ સુધી લંબાવાઈ છે આરતી ભદ્દ રાયડા તેલ નિકાસ મંજુરી દેશમાં ચાલુ વર્ષે રેકોર્ડ રાયડાના પાક વચ્ચે દેશોમાંથી મોટી માત્રામાં રાયડા તેલની નિકાસની મંજુરી માટેની માંગ કરવામાં આવી છે

ઈ